પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજયમાં કોરોના વાયરસના નવા દસ કેસ થતાં પોઝીટીવ કેસની

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે રાજ્યમાં લોકડાઉનની યુસ્ત અમલવારી માટે હવે પોલીસ ધ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે રાજય સરકારે નર્મદા કમાન્ડ વિસ્તાર સહિતના ખેડુતોને સિંચાઇ માટે

હવે કોરોના વાયરસના કારણે મેડીકલ ક્ષેત્રે વેન્ટીલેટરની વધુ જરૂરીયાત ઉભી થઇ છે અમદાવાદમાં નવી સીવીલ હોસ્પીટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે વેન્ટીલેટરની અછતને લઇને વિશ્વ ચિંતામાં છે ત્યારે રાજકોટના એક ઉદ્યોગકારે વેન્ટીલેટર બનાવવામાં સફળતા મળી છે

તેનું રજીસ્ટ્રેશન પણ થઇ ગયું છે

વધુમાં પરાક્રમસિંહે જણાવ્યું કે આ વેન્ટીલેટર બનાવવા દેશની રડ કંપનીઓમાંથી સ્પેર પાર્ટસ મંગાવવામાં આવ્યા હતા આવા એક હજાર વેન્ટીલેટર બનાવવાનો લક્ષ્યાંક પરાક્રમસિંહે જણાવ્યો હતો અને આ તમામ એક હજાર વેન્ટીલેટર રાજય સરકારને વિના મુલ્યે આપવામાં આવશે

શ્રી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીના આ આહવાનને સફળ બનાવવા રાજ્યના સૌ નાગરિકોએ પોતાના ઘરની લાઈટો બંધ રાખીને પોતાના ઘરના આંગણામાં કે ફ્લેટની બાલ્કનીમાં રહી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દીપ પ્રગટાવે એ જરૂરી છે લોકડાઉનનો યુસ્તપણે અમલ કરીને સરઘસ કે રેલી સ્વરૂપે બહાર ન નીકળવા પણ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે